શાળામાંથી કોલેજમાં પ્રવેશતા યુવા વિદ્યાર્થી ઓને શ્રી મોદીએ શાંત બનવા અને જીવનમાં અંતરમનનો ભરપૂર આનંદ લેવા સલાહ આપી હતી પ્રધાનમંત્રીએ કહ્યું હતું કેપુસ્તકોનો કોઈ વિકલ્પ નથી પરંતુ વિદ્યાર્થીઓએ નવી શોધ નવી કળા નવી સંસ્કૃતિ અને નવી ભાષાને શીખવા પ્રયત્ન કરવો જોઈએ શ્રી મોદીએ આઝાદીની ચળવળમાં નોંધપાત્ર કામગીરી કરનાર બાળગંગાધર તિલક તથા ચંદ્રશેખર આઝાદને પણ યાદ કરી અંજલી આપી હતી તેમણે તાજેતરમાં અવસાન પામેલ કવિ નીરજને પણ અંજલી આપી હતી

ભુજ ના દ્વારકાષિશ મંદિર અને ગોવર્ધનનાથ હવેલી માં શનિવારથી જ હિડોળના પ્રારંભ થઇ ગયો છે જયારે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરમાં આજ થી હિંડોળાનો પ્રારંભ થશે એક મહિના સુધી ચાલનારા ધાર્મિક મહોત્સવમાં પુષ્પોસુકા મેવાફળઝરદોશી ભરત જેવા વિવિધ પ્રકારના શણગાર સાથે ના કલાત્મક હિંડોળા દર્શન માટે મુકાશે

આ અવસરે પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવા માં આવ્યો છે જેમાં રાત્રે ખેંગારબાગ હમીરસર તળાવ હિલ ગાર્ડન ત્રિમૂર્તી મંદિર વિસ્તાર વગેરે જગ્યાએ વ્રતધારી બહેનોની ભીડ જોવા મળશે

ભુજ ખાતે આયોજિત પત્રકાર પરિષદ માં સંસ્થાના એકઝીક્યુટીવ ચેરમેનએ માહિતી આપતાં કહ્યું કે તેમની આ સંસ્થાને લર્નર લાયસન્સ આપવા માટેની ઓથોરીટી મળેલી છે પમી તારીખે ગાંધીધામમાં કાર્યરત થનારા આ કેન્દ્રમાં વાહનધારકોને અડધો કલાક સુધી રોડ સેફટીના પાઠ શિખવાડતી ફિલ્મ દેખાડી આનુસાંગીક તાલીમ આપયા બાદ કાચું લાયસન્સ આપવામાં આવશે

વ્ધુમાં ઘાસનુ વિતરણ જે તે પશુધારક પાસે ઘાસકાર્ડ ન હોય તેમની નોંધણી કરવાની સ્પષ્ટ સુચના આપવામાં આવી છે

પ્રથમ શનિવારે યોજાતો નેત્રયજ્ઞ ચોથી ઓગસ્ટના યોજાશે ગામડાઓમાં મહિલા દર્દીઓની તપાસણી કરી દવાઓ નું વિનામૂલ્યે વિતરણ કરાશે અને જરૂરી ઓપરેશનો માટે ભોજાય હોસ્પિટલની તારીખો આપશે

એન ટી